પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચ છે ૈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનાં લોકોને મહાનગરપાલિકાની યૂંટણીમાં વધુને વધુ મતદાન કરવા અપીલ કરી છે ઃ રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી રામભાઈ મોકરિયા અને દિનેશ પ્રજાપતિએ આજે ઉમેદવારીપત્ર ભર્યા

ૈ રાજ્યમાં ધોરણ છ અને આઠનાં વિદ્યાર્થીઓનાં શાળાકીય શિક્ષણનો આજથી આરંભ થયો

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તેમની તબિયત સુધારા પર છે

મહેતા હોસ્પિટલથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શ્રી રૂપાણીએ આજે લોકોને સંબોધન કર્યું હતું

ગાંધીનગર ખાતે વિધાનસભા સચિવાલયમાં ફોર્મ જમા કરવવા માટે આ બંને ઉમેદવાર ગયા ત્યારે પ્રદેશ પ્રમ્ખ સી

પાટિલ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને કૃષિ મંત્રી આર

કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા માટે હજુ સુધી કોઈ આગળ આવ્યું નથી ભાજપના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલના કોરોના બીમારીમાં અવસાન થવાને લીઘે ખાલી પડેલી બે જગ્યા માટે આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે

મત ગણતરી પણ પહેલી માર્ચે મોડી સાંજે યોજી પરિણામ જાહેર કરી દેવાશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ એટ્લે કે એલ

ના ચેરમેન અનિલભાઈ નાયક દ્વારા કેન્સર હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું એંધળ ગામ શ્રી નાયકનું વતન છે

તેમણે ઉમેર્યું છે કે પેટ્રોલિયમ પેદાશ ઉપરના કરવેરા પણ ગુજરાતમાં અન્ય રાજ્ય કરતાં ઓછા છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

શિક્ષણ વિભાગે બી

સી મારફત તાલુકા કક્ષાએ શાળાના આચાર્ય સાથે બેઠક યોજી કોરોના ગાઇડલાઇનનું યુસ્ત પાલન કરવા સુચના આપી છે કોરોના મહામારીના કારણે શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ હતું પરંતુ શિક્ષણ વિભાગે એક માસ અગાઉ પ્રથમ માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક શાળાઓમાં બાળકો માટે અભ્યાસ શરૂ કર્યો છે

કમોસમી વરસાદને લીધે ડાંગના ખેડૂતોને શિયાળુ પાકના વાવેતરને નુકસાન થવાનો ભય છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં પણ માવઠું થયું છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કૅ કપરાડા ઉપરવાસના અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં બપોરે વાતાવરણમાં પલ્ટો આવતાની સાથે જોત જોતામાં કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો પાનસ ગામથી લઈને નળીમધની અરણાઈ કુંડા નાંદગામ માનીચિયપાડા કાવચા તથા માતુનિયા જેવા અંદરના ઘણા ગામોમાં વરસાદ સાથે કરા પડ્યા હતા

ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમની અગત્યની ભૂમિકા હોય છે સુરત મહાનગરપાલીકા દ્વારા પરપ્રાંતિયોને મતદાન જાગૃતિ માટે અલગ અલગ ભાષામાં પેમ્ફલેટ છપાવીને જાગૃત્ત કરવામાં આવી રહ્યા છે